આર ડી ઓ એ ઓડિશાના ચંડીપુર પરિક્ષણ કેન્દ્રમાં હાઇસ્પીડ એક્સાપન્ડેબલ એરીયલ ટાર્ગેટ હીટ અભ્યાસનું સફળ પરિક્ષણ કર્યું છે

છેલ્લા તબકકામાં વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં ચુંટણી સભાઓ યોજી રહયાં છે

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં નિમગંજ ઉજજૈન અને ખાંડવામાં જ્યારે બસપાના વડા માયાવતી બલીયામાં ચૂંટણી સભા યોજશે દરમિયાન ગઇકાલે હિમાચલ પ્રદેશના સોલન ખાતે જાહેરસભા સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ સરકારે સંરક્ષણ સોદાઓનો એટીએમ તરીકે ઉપયોગ કર્યો છે તેમણે કહ્યું કે કોંગ્રેસની ખરાબ નીતીઓને સુલટાવવામાં ભાજપે ઘણો પ્રયત્ન કર્યો છે અને ભાજપનાં પાંચ વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે

તેમણે એનડીએ સરકારે આપેલા વચનો પૂરાં ન કરવાનો આરોપ મૂક્યો હતો

એ ઓડિશાના ચંડીપુર પરિક્ષણ કેન્દ્રમાં હાઇસ્પીડ એક્સાપન્ડેબલ એરીયલ ટાર્ગેટ હીટ અભ્યાસનું સફળ પરિક્ષણ કર્યું છે આ પરીક્ષણ ઉપર ઘણા રડાર તથા ઇલેક્ટ્રો ઓપ્ટીક સિસ્ટમ દ્વારા નજર રખાઇ હતી આ પરિક્ષણમાં અભ્યાસની કામગીરી સ્વયં સંચાલીત પરિસ્થિતિમાં સંતોષકારક જણાઇ છે અભ્યાસમાં સ્વદેશી ટેકનોલોજીથી તેયાર કરાયેલ મેમ્સ આધારિત દિશાદર્શક વ્યવસ્થાનો ઉપયોગ કરાયો છે સત્તાવાર યાદી મુજબ અભ્યાસનો ઉપયોગ જુદા જુદા પ્રકારની મીસાઇલના પરિક્ષણમાં થશે

ની મંત્રીસ્તરની બેઠકમાં તેઓ સંબોધન કરી રહ્યા હતા તેમણે કહ્યું કે બહુસ્તરીય વેપાર વ્યવસ્થા એ સંબંધિત દેશોની સંયુક્ત જવાબદારી છે ભેદભાવ વિના પારદર્શક રીતે તથા સર્વસંમતીથી નિર્ણય લેવાની પ્રક્રિયા એ બહુસ્તરીય વેપાર પધ્ધતીના અમૂલ્ય સિધ્ધાંતો છે

ની સ્વતંત્રતા અને તટસ્થતા ટકાવી રાખીને તેની સરળતાપૂર્વકની કામગીરીમાં અવરોધ રૂપે મુદ્દાઓનો ઉકેલ મેળવવો પડશે

ન્યાયાધીશ ઇન્દિરા બેનરજી અને સંજીવ ખન્નાની બનેલી વેકેશન બેંચે અરજી કાઢી નાખતાં અવલોકન કર્યું હતું કે મતદાનનો સમય સવારના સાત વાગ્યાનો હોવાથી મતદારો વહેલી સવારે મતદાન કરી શકે છે

સ્ટાલીનને ગઇકાલે ચેન્નાઇમાં મળ્યા હતા શ્રી સ્ટાલીનના નિવાસસ્થાને એક કલાક સુધી ચાલેલી બેઠકમાં ડી

કે પક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા

બેંકના ભૂતપૂર્વ ચેરપર્સન ચંદા કોચરની વિડિયોકોન કંપનીને અપાયેલા ધિરાણના કેસમાં ગઇકાલે પૂછપરછ કરી છે ગઇકાલે ચંદા કોચર અને તેમની પતિ દિપક કોચરની તપાસ સંસ્થા દ્વારા હ કલાક સુધી પૂછપરછ થઇ હતી

ત્યારબાદ વિડિયોકોન જૂથના માલિક વેણુગોપાલ ધૂતે દિપક કોચરની કંપની ન્યુ પાવર રીન્યુએબલ કંપનીમાં મૂડી રોકાણ કર્યું હોવાનો આક્ષેપ થયો છે સી બી

અને એન્ફોર્સમેન્ટ વિભાગે કોચર દંપતીની પૂછપરછ કરી છે

અમેરીકાએ ઇરાનથી ખનીજતેલની આયાત માટે ભારતને આપેલી રાહત પાછી ખેંચી લીધી તે મુદ્દો આજની મંત્રણામાં કેન્દ્રમાં રહે તેવી ધારણા છે શ્રી ઝરીફ ભારતની બે દિવસની મુલાકાતે ગઇકાલે દિલ્હી આવી પહોંચ્યા છે

શ્રી ટ્રમ્પે આશા દર્શાવી છે ચીન આ મુદ્દે સકારાત્મક વલણ ધરાવતો હોવાથી તેમની જીનપીંગ સાથેની મુલાકાત ફળદાયી નીવડશે

તેના પ્રતિભાવ રૂપે ચીને આ નિર્ણય લીધો છે ચીન ના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચીન કોઇપણ બાહ્ય દબાણને વશ થશે નહી

બાર દિવસ સુધી ચાલનારા આ ફિલ્મ મહોત્સવમાં આજે પ્રથમ દિવસે અમેરીકન દિગ્દર્શક જીમ જારમ્રશની ફિલ્મ ધી ડેડ ડોન્ટ ડાય દર્શાવવામાં આવશે કાન્સ ફિલ્મ મહોત્સવમાં ભારતીય પ્રતિનિધીમંડળનું નેતૃત્વ કરનાર અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમીત ખરે ભારતીય પેવેલીયનનું આવતીકાલે ઉદ્દઘાટન કરશે ભારતમાં ફિલ્મ નિર્માણ વિતરણ આલેખન જેવા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારી વધારવા માટે ભારતીય પેવેલીયનમાં વિવિધ ભાષાઓ સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતી ભારતીય ફિલ્મો દર્શાવાશે ભારતીય પેવેલીયન ભારતીય પ્રતિનિધિમંડળને વિદેશના પ્રતિનિધિમંડળોને મળવાની તક પૂરી પાડે છે આ પ્રસંગે ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની સુવર્ણ જયંતીના અવસરે ખાસ પોસ્ટરનું વિમોચન થશે ભારતીય પ્રતિનિધિમંડળમાં કેન્દ્રિય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડના અધ્યક્ષ પ્રસુન જોશી તથા ફિલ્મ નિર્માતાઓ રાહુલ રવૈલ શાજી એન કરૂણ અને મધુર ભાંડારકરનો સમાવેશ થાય છે આ પ્રતિનિધીમંડળ ભારતમાં ફિલ્મના શુટીંગની પ્રક્રિયા સરળ બનાવવા તથા ફિલ્મ પાયરસી રોકવા કરાયેલા પ્રયાસોની વિગતો આપશે

ના પાંચ અભ્યાસક્રમોને અખિલ ભારત ટેકનિકલ શિક્ષણ પરિષદે માન્યતા આપી છે આ પ્રકારના અભ્યાસક્રમો ધરાવતી એફ

દેશની પ્રથમ સંસ્થા બની છે

સંસ્થા માહિતી અને પ્રસારણ મંત્રાલયના નેજા હેઠળ કામ કરે છે

પ્રાથમિક તપાસમાં આ બોંબ મોટરસાઇકલ ઉપર મુકવામાં આવ્યો હતો